ત્યારબાદ ચંદ્રયાન ર ચંદ્રમાની આસપાસ ચક્રીય ધુવ્રીય કક્ષામાં પહોંચી જશે આ મહત્વપુર્ણ કાર્ય ચંદ્રયાનના ઓર બિટરના ઓનબોર્ડ નોટિંગ પ્રણાલિના માધ્યમથી પુર્ણ કરવામાં આવશે એક વર્ષ માટે ઓર બિટર ચંદ્રમાની આસપાસ ફરશે અને પૃથ્વીનું ચિત્ર તૈયાર કરશે

પોષણ માસ આજથી સંપુર્ણ સપ્ટેમ્બર મહિના દરમ્યાન રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરાશે પોષણ અભિયાન એ સંપુર્ણ પોષણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્રારા શરૂ કરાયેલું એક આંતર મંત્રાલયોનું અભિયાન છે

ગયા મહિનામાં મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કુપોષણ અંગે વાત કરતા જણાવ્યુ હતું કે પોષણ અંગેની જાગૃતિના અભાવના કારણે ગરીબ તેમજ પૈસાદાર પરિવારો કુપોષણનો ભોગ બની રહ્યા છે નીતી આયોગના સભ્ય ડો

પૌલે આકાશવાણી સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે પોષણ અભિયાન દરમિયાન સરકારે બાળકોમાં કુપોષણનું પ્રમાણ ઘટાડવાનો નિર્ધાર કર્યો છે પોષણ માસની ઉજવણીનો મુખ્ય હેતુ પોષણયુક્ત આહારનો સંદેશો દેશના દરેક સ્થળે પહોંચાડવાનો છે

જયદિપ વૈષ્ણવ મહિલા બાળ કલ્યાણમંત્રી કેન્દ્રીય મહિલા અને બાળ કલ્યાણ મંત્રી સ્મૃતિ ઇરાનીએ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે ગુજરાત મહિલા આયોગની ટીમ તથા મહિલા વિકાસ વિભાગ સાથે સંકળાયેલા અધિકારીઓ સાથે એક બેઠક યોજી હતી તેમણે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં શરૂ કરેલ નારી અદાલત વિશે અભ્યાસ કર્યો હતો અને તેમણે આજ પ્રમાણેના મોડલની નારી અદાલત શરૂ કરવાની તૈયારી બતાવી હતી જયદિપ વૈષ્ણવ મતદાર ચકાસણી રાજ્યભરમાં આજથી મતદાર યકાસણી કાર્યક્રમનો પ્રારંભ થશે મુખ્ય નિર્વાયન અધિકારી ડોક્ટર એસ મુરલીક્રિષ્નાએ જણાવ્યું કે આ કાર્યક્રમ દરમિયાન મતદાર તરીકેની પોતાની તથા પોતાના કુટુંબના અન્ય સભ્યોની વિગતોની યકાસણી અને પ્રમાણીકરણ કરી શકશે તેમણે કહ્યું કે વોટર હેલ્પલાઇન મોબાઇલ એપ તેમજ એન વી

પી પોર્ટલ જેવા ઇ માધ્યમો દ્વારા પણ મતદાર યાદીમાં નામ તથા અન્ય વિગતો યકાસી શકાશે

અબડાસા તાલુકાના વમોટી ભવાનીપર રાતાતળાવ બાલાયોડ અને નરેડી ઉપરાંત કોઠારા વિસ્તારમાં પણ ભારે વરસાદી ઝાપટાં વરસ્યાં હતાં લખપતના દયાપર દોલતપરવિરાણીમાં મોડી સાંજે જોશભેર ઝાપટું વરસ્યું હતું નખત્રાણાના ઉખેડા ગામે અડધો કલાકમાં એક ઇંચ જેટલોવરસાદ વરસ્યો હતો જયારે નેત્રામાં ભારે ઝાપટું વરસ્યું હતું પશ્ચિમ કચ્છના આ ગ્રામ્ય વિસ્તારોમાં અડધાથી બે ઇંચ જેટલો વરસાદ થયો હોવાનું જાણવા મબ્યું હતું ભયાઉમાં પણ રાત્રે અડધા ઇંચ જેટલું પાણી વરસ્યું હતું